રાજયપાલ આયાર્થ દેવવ્રત અન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેવડીયા રેલવાસ્ટેશનની રૂબરૂ મુલાકાત લીધી

બંન મહાનુભાવોનું પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું રેલવશ્ના અધિકારીઓએ નવીન રેલવ સ્ટેશનની વિગતોથી બન્ન મહાનુભાવોન વાકેફ કર્યા હતા

આ ઉપરાંત શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન યોજના હેઠળ